મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવામાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તેવો મત વ્યકત કર્યો હતો

આ ઘોષણાપત્રમાં ન્યાય સ્વાતંત્ર્ય અને શાંતિના પાયા તરીકે દરેક વ્યક્તિને સમાનતા અને ગૌરવ સહિતના અધિકારની વાત કરવામાં આવી છે રાષ્ટ્રીય માનવ અધિકારપંચ આજે દેશમાં વર્ચુઅલ માધ્યમથી વિવિધ કાર્યક્રમો દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યું છે નેહલ ઠક્કર ફોકિયા ને પેન્સીલ્વેનીયા કરાર ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ફોકીયા અને અમેરિકાની પેન્સિલ્વેનિયા ચેમ્બર ઓફ બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે આંતરરાષ્ટ્રીય ભાગીદાર કરાર કરાય છે

આ કરારથી કચ્છના વેપાર અને રોકાણની તકોને પ્રોત્સાહન મળશે આ અંગે વધુ વિગતો આપતા ફોકિયાના એમડી નિમિષ ફડકે આ પ્રમાણે જણાવ્યું હતું

જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં જિલ્લાના સી

સી

સી

પરંતુ કોરોનાની રસી આવશે ત્યારે એને વિષમ તાપમાન ધરાવતા કચ્છ જિલ્લામાં ચોક્કસ તાપમાને રાખવી પડશે જેથી જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માની સૂચનાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર મેડિકલ અફિસર અને ડિસ્ટ્રીક્ટ ઓફિસર આયોજનમાં વ્યસ્ત બન્યા છે

આ પ્રકલ્પ ચાલુ થવા થી માંડવી મુન્દ્રા લખપત અબડાસા અને નખત્રાણા એમ પાંચ તાલુકાના લોકોને લાભ થશે

ગુંદીયાળીથી પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક સાથે જોડી માંડવી મુન્ક્રા લખપત અબડાસા તથા નખત્રાણા તાલુકાના શહેરી ગ્રામ્ય તથા ઔધોગિક વિસ્તારોના લોકોને પાઇપલાઇન દ્વારા ખારામાંથી મીઠું બનાવાયેલું પાણી વિતરીત કરાશે

ગુજકોસ્ટ રાજ્યમાં સાયંસ ટેકનોલોજી તેમજ સંશોધન કામ માટે કરતી નોડલ એજન્સી દ્વારા ગુજકોસ્ટ પ્રોત્સાહન તથા જાગૃતિ માટે અવારનવાર રાજ્યની વિવિધ કોલેજો તથા યુનીવર્સીટીમાં કાર્યક્રમ યોજાય છે તે અંતર્ગત કચ્છ યુની અને સંલગ્ન કોલેજના વિજ્ઞાનના વિવિધ વિષયોના પ્રાધ્યાપકો માટે કચ્છ યુની